આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વન્યજીવોનું રક્ષણ હરિત વિકાસ અને સહજીવન પદ્ધતિ એ ભારતીય સંસ્ક્રૃતિની એક પરંપરા છે અને આ પરંપરા સદભાવના અને સહઅસ્તીત્વને પ્રોત્સાહન આપે છે પ્રધાનમંત્રીએ દેશમાં વનવિસ્તાર વધારવા અને વન્ય જીવોના રક્ષણ માટે તેમની સરકારે લીધેલા વિવિધ પગલાંઓ અને પહેલની વિગતો આપી હતી આ મુદ્દે સહિયારા પ્રયાસ ઉપર ભાર મુકતા શ્રી મોદીએ કહ્યું કે આ હેતુથી ભારત આસિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર વધારવા તત્પર છે તેમણે વન્ય જીવન સંરક્ષણ અને વનવિસ્તાર વધારવાના સરકારના પ્રયત્નોની વિગતો આપી હતી

એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ મોતની સજા પ્રાપ્ત દોષીઓ મુકેશ સિંહ પવન ગુપ્તા વિનય શર્મા અને અક્ષયકુમાર સામે નવુ ફરમાન જાહેર કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે અદાલત નિર્ભયાના માતા પિતા દિલ્હી સરકાર દ્વારા દોષિતો માટે નવુ મૃત્યુ માંગની અરજીઓની સુનાવણી કરતા આ નવુ ફરમાન જાહેર કર્યું છે

સરકાર પ્રત્યેક નાગરિકને શિક્ષણ મળે તેવું લક્ષ્ય ધરાવે છે ઇઝ્નુ તેમાં મહત્વનું કાર્ય કરે છે શ્રી પોખરીયાલે કહ્યું કે ભારત ખેતીપ્રદાન દેશ છે ત્યારે ખેડૂતોના હીતમાં યુનિવર્સિટીઓએ વિયારવું જોઇએ

મુખ્ય ન્યાયાધીશ ડી

હરિશંકરે આ અંગે યુનિવર્સિટી વહીવટીતંત્ર સહિત તમામને નોટીસ પાઠવી છે અરજદારે બે કરોડ રૂપિયાનું વળતર અને પોલીસ વિરૂદ્ધ ફરીયાદ નોંધવા માટે દાદ માંગી છે આ ઉપરાંત સારવાર પેટે બે લાખ રૂપિયા યુકવવા પણ રજુઆત કરી છે

ન્યાયાધીશ ડી

ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે અવલોકન કર્યું હતું કે મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટીંગ આપવા ઉપર કોઈ અવરોધ રહેશે નહીં અને તે સમાનતાના અધિકારનો ભંગ સમાન ગણાવ્યું છે અદાલતે આમ કરવામાં શારીરિક મર્યાદા નડતી હોવાની કેન્દ્ર સરકારની દલીલ નકારી કાઢી હતી અદાલતે એમ પણ કહ્યું કે ભુતકાળમાં ઘણી મહિલા અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું હતું ત્યારે આ મુદ્દે વિચાર ધારા બદલવાની જરૂર છે

બેઇજીંગમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે આ વિમાન પરત ફરતાં મૂળ ભારતીયોને લેતું આવશે બે અઠવાડિયાથી ઘણા નાગરિકો ભારત આવવા ઇચ્છે છે આરોગ્ય મંત્રાલયે નેપાળ અને ભુતાનની સરહદને અડીને આવેલા ભારતના વિસ્તારના ગામડાઓમાં તબીબી તપાસ માટે કેન્દ્રીય નિષ્ણાતો અને તબીબોની પાંચ ટીમની રચના કરી છે ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર સિક્કીમ અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોના ગામોની મુલાકાત લઈને સંબંધીત ગામોના નાગરિકોની તબીબી તપાસ કરશે તથા કોરોના વાયરસથી બચવા અંગેની જાણકારી આપશે

તેમણે ચૂંટણીમાં ભાગ લેવા ઇચ્છા દર્શાવી છે કારણ કે પક્ષીય ધોરણે ચૂંટણી પ્રક્રિયા યોજાશે ગયા વર્ષે કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તે પછીની લોકશાહી ધોરણે આ પ્રથમ કવાયત છે

કેટલાંક બરફ આચ્છાદીત વિસ્તારોને બાદ કરતાં ચૂંટણી થશે અને તેનો કાર્યક્રમ પછીથી જાહેર કરાશે